ગૌણસેવા બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના આરોપ હેઠળ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને ગૃહરાજ્યમંત્રીએ હૈયાધારણા આપી છે ગઇકાલથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા આજે પણ ગાંધીનગર ઉપરાંત જિલ્લાઓના મુખ્યમથકે ધરણા કરવામાં આવ્યા છે દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસ યાલી રહી હોવાનું જણાવી યોગ્ય કરાશે તપાસ કરાશે તેવી હૈયાધારણા આપી છે તેમણે કહ્યું કે સરકાર ઉમેદવારો પ્રત્યે સંવેદનશીલ છે આ અંગે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી કલેક્ટરે મુખ્યમંત્રીના સચિવ કૈલાસનાથન સાથે પણ બેઠક કરી હતી અને પરિસ્થિતની યર્યા કરી હતી આંદોલન સ્થળે પાટીદાર નેતા કોંગ્રેસના હાર્દિક પટેલ પહોંચતાં જ વિદ્યાર્થીઓએ તેને પાછા જવા જણાવ્યું હતું અને ફરીયો બોલાવ્યો હતો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત યાવડાએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી

પર્યાવરણનું પૂરેપુરું જતન કરે અને શૂન્ય ખર્ચ માં ખેતી થાય તેવી કળા શીખવવા માટે આ પ્રયાસ થયો છે બિયારણ થી ખાતર પાણી નો વપરાશ કરવાની પ્રકૃતિ સંગત રીત કેટલી ફાયદેમંદ છે તેનાથી ગુજરાત ના ખેડૂત ને વાકેફ કરવા માટે સુભાષ પાલેકર દ્વારા ઠેરઠેર આવા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે હવામાન માં ફેરફાર અરબી સમુદ્ર માં હળવા દબાણનો પદ્દો સર્જાયો હોવાથી સૌરાષ્ટ્રના દરિયાઈ પ્રદેશના હવામાન માં ફેરફાર નોંધાયો છે અને સર્વત્ર વાદળછાયું વાતાવરણ છવાયું છે ભાવનગર સહિત ઘોઘા અલંગ તળાજા વલભીપુર પાલિતાણા અને ગરીયાધાર માં વાદળછાયું આકાશ જોઈને ખેડૂતો ચિંતા માં મુકાયા છે ગિરસોમનાથ જિલ્લા માં પણ સૂર્ય નો તડકો ગાયબ છે અને આકાશ માં ચોમાસુ વાદળ છવાયા હોવાથી માવઠા ની ભીતિ સેવાઇ રહી છે જામનગર જુનાગઢ અને પોરબંદર પંથક માં પણ આવું વાતાવરણ હોવાથી ખેત વાવેતર માં જીવાત નો ઉપદ્રવ થવાનો ભય ઊભો થયો છે

મત્સ્યોદ્યોગ એસોસિએશનના પ્રમુખ મનીષ લોઢારીના જણાવ્યા મુજબ પાકિસ્તાની એજન્સીએ મંગળવારે ત્રણેય બોટ અને તેમાં સવાર માછીમારોનું અપહરણ કર્યું હતું જે ત્રણ બોટનું અપહરણ થયું છે તેમાં માંગરોળની નીલકંઠ અને મખદુમ તેમજ સલાયાની હાસમ કરમ નામની બોટનો સમાવેશ થાય છે અનોખો રકતદાન કેમ્પ સિદ્ધપુર રેલ્વે સ્ટેશન ઉપર ફરજ દરમ્યાન અવસાન પામેલા પોલિસ કોંસ્ટેબલ જગતસિંહ હાડિયોલ ની માસિક પુષ્યતિથિ નિમિતે રક્તદાન શિબિર યોજવાની પ્રશંશ્ય પ્રવૃતિ હાથ ધરતા સૌની દાદ મેળવી ગઈ છે

સ્વર્ગસ્થ જગતસિંહ ના ગામ હાડિયોલ થી યુવાનો ની ટુકડી અહી આવી હતી અને પોતાના લોહી નું દાન કર્યું હતું પંથ સંચાલન કાર્યક્રમ કચ્છની વિવિધ સંસ્થાઓ દ્વારા આવતીકાલે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દિવસની સંયુક્ત ઉજવણીના ભાગ રૂપે ભુજમાં પથ સંયલન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ ની એક થાદી અનુસાર આ રેલી આવતીકાલે સવારે જ્યુબિલી ગ્રાઉન્ઠ થી માંડવી રોડ અને કલેકટર કચેરી થઈને મુન્દ્રા રોડ નાગરિક સંરક્ષણ કચેરી ખાતે સમાપ્ત થશે

ટી ઓ

સી સી પુરવઠા વિભાગ સંદેશાવ્યવહાર વિભાગ ઇમરજન્સી સેવા તેમજ શાળાના બાળકો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાનારછે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને પદવીદાન કરવામાં આવશે આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા અને ભાગવતાયાર્ય રમેશભાઇ ઓઝા દીક્ષાંત પ્રવચન આપશે